અને રાષ્ટ્રપિતા માહાત્મા ગાંધીજીની ઈચ્છા પરિપૂર્ણ થઈ હોવાનું જણાવ્યું છે સંસદની આ વર્ષની પ્રથમ બેઠક અને અંદાજપત્ર સત્રના આરંભે સંસદના કેન્દ્રીય હોલમાં બંન્ને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધતા શ્રી કોવિદે કહ્યું કે કોઈપણ પ્રશ્રે પરસ્પર વાટાધાટ અને ચર્ચાથી લોકશાહી મજબૂત બને છે જયારે હીંસાથી પોત નબળું પડે છે

અને પ્રજાને દેશના અન્ય નાગરીકો સમકક્ષ અધિકાર મળ્યા છે ખેડૂતોના ફાળાની પ્રશંસા કરતાં શ્રી કોવિદે કહ્યુંકે જીવનમાં પરિવર્તનને સરકાર અગ્રતા આપે છે આરોગ્ય ક્ષેત્રની કામગીરીનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આયુષ્યમાન ભારત યોજનાની અસર દેખાઈ રહી છે

અને તેમાં ગુનેગારોની માહિતી એકત્ર કરવામાં આવી છે તેમણે કહ્યું કે ત્રાસવાદને દેશવટો આપવા માટે સરકાર પૂરા જોશ અને નિર્ધારથી કામ કરી રહી છે અમારા સંવાદદાતા જણાવે છે કે રાષ્ટ્રપતિના સંબોધન દરમિયાન કોંગ્રેસ ડી એમ કે

ડી ડાબેરી પક્ષો અને અન્ય પક્ષોના સંસદ સભ્યો કાળી પટ્ટી લગાવીને આવ્યા હતા ક્રોંગ્રેસના વરિષ્ટ નેતાએ રાષ્ટ્રપતિના ઉદબોધનની ટીકા કરી છે સંસદ ભવન બહાર પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી આઝાદે કક્યું કે ઉદબોધનમાં કુગાવો બેરોજગારી અને સામાન્ય માણસના પ્રશ્રોનો ઉલ્લેખ નથી બીજી બાજુ ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ રાષ્ટ્રપતિના સંબોધનનાં વખાણ કર્યા છે આર્થિક સર્વેક્ષણમાં આગામી નાણાકીય વર્ષ દરમિયાન છ થી સાડા છ ટકા આર્થિક વૃધ્યિ અંદાજવામાં આવી છે

આ માટે ઉદ્યોગ ક્ષેત્રને બેઠું કરવાના ઘણા ઉપાયો સૂચવાયા છે આર્થિક સર્વેક્ષણમાં માળખાંકીય ક્ષેત્રનાં વિવિધ વલણની સમીક્ષા કરવામાં આવી છે આ ઉપરાંત તે માટેના મૂડીરોકાણને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે

આર્થિક સર્વેક્ષણમાં વિવિધ કલ્યાણ યોજનાઓ અને કાનૂની પગલાંનો ઉલ્લેખ કર્યો છે અને તે દ્વારા અર્થતંત્રમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન પર ભાર આપ્યો છે વૃઘ્ઘિદરને ટેકારૂપ કાર્યક્રમ બેન્કિંગ ક્ષેત્રની જરૂર પણ આવશ્યક ગણી છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સિક્કા નડિયાદ બોપલ ઘુમા ઉના કેશોદ ડીસા પેટલાદવ્યારા શહેરમાં એક એક અને ગાંધીધામમાં બે રેલ્વે અંડરબ્રીજ બનશે

ડાંગ જિલ્લામાં રૂ

વરસાદના પાણીનો મોટો જથ્થો સંગ્રહી શકાય તેવી આ યોજના પુરી થતાં વનબંધુ ધરતીપુત્રો ઉનાળાની ઋતુમાં પણ પાક લઇ શકશે પરિણામે તેમની આર્થિક સ્થિતીમાં સુધારો થશે ચોમાસુ નબળું થાય તો સંગ્રહ કરેલા પાણીથી પાક બચાવી શકાશે પશુ પ્રાણીઓને પીવાના પાણીની સગવડ મળશે તેમજ ચેકડેમને લીધે ભૂગર્ભજળ સ્તર ઊંચા આવવાથી ખેડૂતોને સિંયાઇનો પરોક્ષ લાભ મળવાની છે

જુનાગઢના વેપારી રમેશ રૂપાપરા સાથેની વાતચીતમાં અમારા પ્રતિનિધિને જાણવા મળ્યું કે જી

ટી ના દરમાં ઘટાડો થાય તો માંગ વધે તેવું વેપારીઓ માને છે

સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સુરેન્દ્રનગર નગરપાલિકાએ એક નવતર અભિગમ અપનાવી નાગરિકોને ડસ્ટબિનનું વિતરણ કર્યું છે તો બીજી બાજુ શહેરની જુદી જુદી જ્ઞાતિની વાડીઓ ભોજનાલય વિગેરેમાં મોટા ડસ્ટબિનનું વિતરણ કરી ભીનો કચરો અને એઠવાડ વગેરેનો વ્યવસ્થિત નિકાલ કરવા અપીલ કરાઇ છે નગરપાલિકા પ્રમુખ વિપીનભાઈ ટોળીયા અને ચીફ ઓફિસર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે શહેરની જ્ઞાતિની ભોજન શાળામાં ઉત્પન્ન થતાં કચરાના નિકાલ માટે મોટું ડસ્ટબિન ખરીદી તેમાં એકત્ર કરવાની ફરજ પાડવામાં આવે

અત્રે ઉલ્લેખનીય છે કે સોમનાથ મંદિર ટ્રસ્ટના આઇ ટી વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવે છે જેનાથી દેશ વિદેશમાં વસતા સોમનાથના ભક્તોને સોશિયલ મીડીયા દ્વારા દર્શન કરવાનો લાભ મળે અને સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે

જેમાં ગંભીર બિમારીવાળા બાળકો મળી આવતા તેમની ઉચ્ચ્ય સારવારનો બંદોબસ્ત અમદાવાદ ખાતે કરાયો હતો

દમણમાં રખડતાં ઢોરના નિયંત્રણ માટે જિલ્લા કલેક્ટરે પકડાયેલા ઢોરોને છોડાવવા માટે ઢોર માલિક પાસેથી પાંચ હજાર રૂપિયાનો દંડ લેવાનો આદેશ કર્યો છે દમણના કલેક્ટર ડૉ રાકેશ સિન્હાએ જણાવ્યું છે કે પ્રજાની સલામતીના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે જો રખડતાં ઢોર રસ્તા પર મળી આવશે તો વહીવટીંતંત્ર દ્વારા તેમને પાંજરામાં પુરવામાં આવશે અને પશુ માલિકને પાંચ હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવશે